આ સંકટના સમયગાળામાં પણ આપણા દેશના કૃષિક્ષેત્રે પોતાની તાકાત દેખાડી છે

તેમણે નવી રીતથી ખેતી શરૂ કરી ડ્રીપ સિંચાઇ કરીને બટાકાની ખેતી શરૂ કરી અને આજે તેમના દ્વારા ઉગાડેલા બટાકા ઉદાહરણરૂપ બન્યા છે

વાર્તાઓમાં પશુ પક્ષીઓ અને પરીઓની કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી છે જેથી વિવેક અને બુદ્વિમતાની વાતો સરળતાથી સમજાવી શકાય તેમણે અમર વ્યાસ દ્વારા સંચાલિત વેબસાઇટનો ઉલ્લેખ કર્યો હતો તેમણે આઝાદી સમયની પ્રેરક ઘટનાઓથ નવી પેઢીને કથાઓ દ્રારા પરિચિત કરવા અનુ રોધ કર્યો મહાન સ્વાતંત્ર્ય વીર ભગતસિંહને નમન કરતા શ્રી મોદીએ જણાવ્યુ કે શહીદ ભગતસિંહ પરાક્રમી હોવાની સાથે સાથે ચિંતક પણ હતા પોતાના જીવનની ચિંતા કર્યા વગર તેમણે અને તેમના સાથીદારોએ દેશની આઝીદી માટે ઘણા સાહસિક કાર્યોને અંત સુધી પહોંચાડયા

પુજય બાપુના વિચાર અને આદર્શો આજે પહેલાથી પણ વધારે પ્રાસંગિક છે જયારે શાસ્ત્રીજીનું જીવન આપણને વિનમ્રતા અને સાદગીનો સંદેશ આપે છે

તેમણે જુદાં જુદાં સમયે કેન્દ્ર સરકારમાં સંરક્ષણ વિદેશ બાબતો તથા નાણામંત્રી તરીકે કામગીરી કરી હતી